તેમને પોતાના બીજા કાર્યક્રમના પ્રથમ સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને સંબોધનમાં જટિલ મુદ્દાઓના સમાધાન માટે નિર્ણાયક દ્રષ્ટિકોણનો સંકેત આપ્યો લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો તેમને કહ્યું કે ગત પાંચ વર્ષમાં જનસામાન્યની આવશ્યકતાઓ પૂરી કર્યા બાદ હવે બીજા કાર્યકાળમાં તેમની સરકાર જનતાની અપેક્ષાઓ અને સ્વપ્નો પુરા કરવાની દિશામાં આગળ વધશે તેમને ઘર ઘર પેયજલ પહોચાડવા માટે જળ જીવન મિશનની ઘોષના કરી

આ ઉપરાંત બદલાતા વિષની સાથે ગતિ જાળવી રાખવા માટેના એક મહત્વના નિર્ણયમાં પ્રધાનમંત્રીએ દેશમાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફના પદની જાહેરાત કરી

ખર્ચ કરશે તે ઉપરાંત દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય માટે તેમણે કહ્યું કે હવે તેના પર અમલ કરવાનો સમય આવી ગયો છે

બહાર પાડેલા જાહેરનામા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાજય પરીષદના અધ્યક્ષ રહેશે

અટલ બિફારી બાજપેઈ ત્રણ વાર ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા

પૂર્વ કચ્છની અમરાપર ખડીરમાં આવેલી સીમા ચોકી પર તૈનાત સીમા સુરક્ષા દળના જવાનોના કાંડે રક્ષા સૂત્ર બાંધીને સુરક્ષાની મનોકામના વ્યક્ત કરી હતી સીમા જન કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં યોબારી ગાંધીધામ ભયાઉ ધાણેટી રતનાલ જામનગર તેમજ મુંબઈ સહિતના વિસ્તારોથી સરફદે પહોંચી જઈને બહેનોએ સૈન્યના જવાનોના કાંડે રાખડી બાંધી હતી તેમજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ કરાઈ હતી જવાનોએ આપસમાં મીઠાઈ વેંચીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી આ પ્રસંગે સીમા જનકલ્યાણ સમિતિ કચ્છ જીલ્લાના સંપર્ક પ્રમુખ રામજી મેરિય ઘનશ્યામભાઈ મારાજ વાલજીભાઈ ચાંગા ભુરાભાઈ આહીર હિતેશભાઈ વોરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

અને સૌને શુભેચ્છા પાઠવી હતી

જેમના એકની હાલત ગંભીર બતાવી રહી છે